પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા વિવીધ સુધારા ધ્વારા વિશ્વસ્તરીય દરીયાઇ માળખાકીય સુવિધા તૈયાર કરવા પર ભાર મુકથો

સમુદ્ર જીવ જંતુઓ અને વનસ્પતિઓના ઉત્પાદનો સહિતની નવી વિકાસશીલ બ્લ્યુ ઇકોનોમી અર્થ વ્યવસ્થાના રૂપમાં આગળ આવી રહી છે તેઓએ વિશ્વના દેશોને ભારતની વીકાસ યાત્રામાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું અને દેશના બુનિયાદી ઢાંચાને મજબુત કરી આત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સુદૃઢ કરી શકાશે

હવે માલ સામાનની હેરફેર માટે હવે બંદરો ઉપર કામ ઝડપી થઇ રહયું છે વધુમાં તેમણે જણાવ્યું કે પારાદીપમાં વધાવન અને કંડલાના દીનદયાલ બંદર પર વિશ્વસ્તરીય સુવિધાયુકત મુખ્ય બંદરોની જેમ વિકાસ કરવામાં આવી રહ્યો છે

પધ્ધતિથી કરવામાં આવી હતી

આ સ્પેકટ્રમની નિલામીમાં જે ટેલીકોમ કંપનીઓ ભાગ લીધો હતો તેમાં ભારતી એરટેલ વોઠાફોન આઇડીયા અને રિલાયન્સ જીઓનો સમાવેશ થાય છે આ નિલામી બાદ દેશમાં દુર સંયાર સેવાઓમાં સુધાર થશે તેનો સીધો લાભ ગ્રાહકો થશે

વ્યાજ પરની આ છૂટછાટ લોનની રકમ અને ઘિરાણ લેનારના સીબીલ સ્કોર પર આધારિત રહેશે

આ ઉપરાંત ગ્રાહકો થોનો એપ્લિકેશન દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે

ગયા મહીને ચોખા ખાદ્યતેલ લોખંડની કાચી ધાતુ અને અન્ય અનાજની નિકાસના આંકડામાં ગયા વર્ષની તુલનામાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે માહિતી આપી છે કે યાંદી ન્યૂઝપ્રિન્ટ ખાતર કોલસા અને યામડાની બનાવટની આયાતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મબ્યો છે

અન્ય મિકસ ડબલ્સમાં ભારતના પ્રણવ જેરી યોપડા અને એન

એસ નો મુકાબલો નેધરલેન્ડના માર્ક કેલજોવ સામે થશે આ ઉપરાંત સૌરભ વર્મા ક્રિશ્વિયન કિચ્યમીર સાથે અજય જયરામ સિથથીકોમ થમ્મસીન સાથે સાઇ પ્રણીત મિશા જીલ્બર મૈન સાથે તો લક્ષ્યસેન તાનોંગસાક સેસોમ બોન્સુક સાથે મુકાબલો કરશે હોકી હોકીમાં ભારતીય તથા જર્મની પુરુષ ટીમ વચ્ચેની મેચ ડ્રો થઇ છે ભારતના જસ્મીનપ્રીત સિંહે જર્મની વિરુધ્ધ એક ગોલ કર્યો હતો

હવે ભારતનો મુકાબલો બ્રિટન સાથે થશે

આ કાર્યક્રમનું ઉદ્વાટન વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર હર્ષ વર્ધન દ્વારા કરાયું અને નાણાંમંત્રી નિર્મળા સીતારમણ વિશેષ અતિથિ હતા

તેમાં ઇન્ફાસ્ટ્રક્યર શિક્ષણ રોજગાર ખેડુતો અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તેમણે જાહેરાત કરી કે કોઈ નવો ટેક્સ લાગશે નહીં કે હાલના કોઈપણ વેરા દરમાં વધારો કરવામાં આવશે નહીં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ચોથા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે બજેટમાં મધ્યપ્રદેશને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ભાર મુક્યો છે બજેટમાં માછીમારોની આવક બમણી કરવાની દરખાસ્ત છે નવોદય શાળાઓને સીબીએસઈ સાથે અપગ્રેડ કરવા જબલપુરમાં નવું પ્રાદેશિક વિજ્ઞાન પેટા કેન્દ્ર સ્થાપવા જાહેરાત કરી છે

જબલપુર ઈન્દોર અને ભોપાલમાં ત્રણ કેન્સર હોસ્પિટલો શરૂ કરવામાં આવશે